ગૃહનિર્માણ અને શહેરી વિકાસ મંત્રાલયે બેંકોને લખેલા પત્રમાં દેશભરનાફેરિયાઓને ધિરાણ આપવાની યોજનાનો વિસ્તાર વધારવા અનેક પગલાં સૂ યવ્યાં છે તેમાં એમ પણઉમેર્યું છે કે આ યોજના હેઠળ સીબીલ સ્કોર ઓછો ધરાવતાફેરીયાઓને ધિરાણ વધારવા માટેની માર્ગદર્શિકાની સમીક્ષા કરવાની જરૂર છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ટીમ રયાઈ છે તેમા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર કેરળ છત્તીસગઢ મધ્યપ્રદેશ પંજાબ કર્ણાટક તામિલનાડુપશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે આ ટીમ કોવિડ ફરીથી ફેલાવાના કારણો શોધવા માટે રાજય અને સ્થાનિક વહીવટ સાથે મળીને કામ કરશે